બિહારની લોકસભાની સમસ્તીપુર તથા મહારાષ્ટ્રની લોકસભાની સાતારા બેઠક માટે મતદાન થવાનું છે આવતીકાલની ચૂંટણી મુક્ત અને ન્યાથી રીતે યોજાય તે હેતુથી સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં ઘણાં સ્થળોએ વરસાદ હોવા છતાં ઉમેદવારો તથા અગ્રણીઓએ યૂંટણી પ્રચાર કર્યો ફતો મહારાષ્ટ્રમાં ભાજપ અને શીવસેનાનો મોરચો તથા કોંગ્રેસ અને એન સી પી ની જોડાણ વચ્ચે મુખ્ય મુકાબલો થશે આ બન્ને મુખ્ય જોડાણ ઉપરાંત એમ એન એસ

એસ પી

પી આઇ એમ અને સી પી આઇ

હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે

ગઇકાલે દિલ્હીમાં તેમણે મનોરંજન વિશ્વના સભ્યો સાથે સંવાદ કર્યો હતો તેમણે કહ્યું કે સાદગીના પ્રતીક સમાન મહાત્મા ગાંધી ના વિયારો લોકપ્રિય અને લોકભોગ્ય બનાવવામાં ફિલ્મ અને ટેલીવિઝન સાથે સંકળાયેલા લોકો નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યા છે

તેમણે કહ્યું કે ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રના લોકોએ ઘણા સુચનો કર્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી એ ભારતમાં આંતરરાષ્ટ્રીય મનોરંજન શિખર પરિષદ યોજવાની વિચારણા થઇ રહી છે તે અંગે કલાકારોને વિગતો આપી હતી

આ અંગેની સમજૂતી ટ્રૂંક સમયમાં જ ઘડાઈ જેવી તેવી તેમણે આશા પણ વ્યક્ત કરી છે શ્રીમતી સીતારમણ અને અમેરિકાના નાણામંત્રી સ્ટીવન નુચીન વચ્ચે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ખાતે યોજાયેલી બેઠકમાં વેપાર સંધિની વાટાઘાટોનો મુદ્દો પણ આવ્યો હતો શ્રી નુચીન આવતા મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવવાના છે ભારત ઈચ્છે છે કે પસંદગીની સામાન્ય વ્યવસ્થા જીએસપી હેઠળ અમુક પોલાદ અને એલ્યુમિનિયમનાં ઉત્પાદનો પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી આયાત જકાત દૂર કરવામાં આવે આ ઉપરાંત ક્રૃષિ મોટરવાહન મોટર વાહનોના છૂટાં ભાગો અને ઈજનેરી માલસામાન જેવાં ક્ષેત્રોને અમેરિકામાં વધુ બહોળું બજાર પડું પાડવામાં આવે સામે પક્ષે અમેરિકા તેની ખેત પેદાસો અને મેન્યુફેક્યરીંગ ઉત્પાદનો દૂધની ચીજવસ્તુઓ તેમજ તબીબી ઉપકરણીને બજાર પૂરું પાડવામાં આવે અને કેટલાક આઈસીટી ઉત્પાદનો પર આયાત જકાત ઘટાડવામાં આવે ભારત સાથેના વેપારમાં વધુ વેપાર ખાધ અંગે પણ અમેરિકા ચિંતા વ્યક્ત કરી છે

જ્યારે અમેરિકામાંથી સાડા પાંત્રીસ અબજ ડોલરની જ આયાત કરી હતી

આ કરાર દ્વારા અમેરિકામાં સામાજિક સુરક્ષાના ઉત્પાદનો અને દવાઓ પરના કરવેરા બેવડાતા અટકાવવાનો હેતુ છે

પોલીસના જણાવ્યા મુજબ સેનાના ત્રણ જવાનો સહિત આઠ જણાને ઈજા થઈ છે આ ઉપરાંત પાકસેનાએ કરેલા તોપમારામાં છ મકાનોને નુકસાન થયું છે ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો છે અને તેના લીધે પાકિસ્તાનના પક્ષે પણ જાનહાની અને નુકસાન થયું હોવાનું ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું છે

તેમણે દોહરાવ્યું છે કે આઇ

નવી બ્રેકઝીટ સમજૂતી અંગેનો નિર્ણય બ્રિટનના સાંસદોએ મુલતવી રાખ્યા પછી ફાન્સે આવો પ્રતિભાવ આપ્યો છે ફાન્સના પ્રમુખના કાર્યાલયના જણાવ્યા અનુસાર કરાર પર વાટાઘાટ થઈ ચૂકી છે અને હવે તે સ્વીકારવો કે ઠુકરાવવો તે બ્રિટનની સંસદ પર છે